પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

સરકારે જે યીની એપ ઉપર પ્રતિબંધ મૂક્યો છે તેમાં ટીકટોક હેલો તથા વીચેટ ઉપરાંતની એપનો સમાવેશ થાય છે માહિતી અને ટેકનોલોજી મંત્રાલયને આ એપ બાબતે ઘણી ફરિયાદો પણ મળી છે

જે માટેની માર્ગદર્શિકા ટૂંક સમયમાં બહાર પડાશે મેટ્રો સર્વિસ સિનેમા હોલ સ્વીમિંગ પૂલ થિએટર અને બાર જેવી જગ્યા પર પ્રતિબંધ થથાવત રહેશે

ગૃહ મંત્રાલયે મંજૂરી આપી હોય તેવા જ લોકો જ યાત્રા કરી શકશે

જો કે આવશ્યક સેવાઓ કંપનીઓમાં શિફ્ટમાં કામ કરનારા નેશનલ અને સ્ટેટ હાઈવે પર સામાન લઈ જતા વાહન કાર્ગો લોડિંગ અને અનલોડિંગ કરનારાઓ ને આમાંથી છૂટછાટ આપવામાં આવી છે

કોરોનાની મહામારી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ છઠ્ઠું રાષ્ટ્રજોગ સંબોધન હશે

રાહતની વાત એ છે કે રાજ્યમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધવા લાગી છે

સુરત કોરોના સુરત શહેરમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે રત્નકલાકારોમાં કોરોનાના કેસોનું પ્રમાણ વધતા મહાનગરપાલિકા દ્વારા રત્નકલાકારોનું સઘન સ્કિનિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ખાસ કરીને કતારગામ અને વરાછા નવા હોટસ્પોટ બન્યા છે

આ ઓકસીજન યુનીટને રહેઠાણો હોસ્પિટલો અને અંતરીયાળ ગ્રામીણ વિસ્તારોમાં ઉપયોગ કરી શકાશે ડોકટર ફર્ષવર્ધને ટવીટર પર કહયું છે કે આ યુનીટની મહત્વપુર્ણ ખુબી એ છે કે આના માટે ઓકસીજન સીલીન્ડરની જરૂરીયાત નથી પડતી આના ઉપયોગથી વેન્ટીલેટર અને ઓકસીજન સીલીન્ડરની માંગમાં ઘટાડો થવાથી મદદ મળી શકે છે આરોગ્ય મંત્રીએ કહ્યું કે જો કોરોનાના દર્દીઓને શરૂઆતમાં જ એકસીજન મળી જાય તો પાછળથી તેમને વેન્ટીલેટરની જરૂરીયાત રહેતી નથી

ગઇકાલે ગાંધીનગરમાં ભાજપ મુખ્યાલય કમલમ ખાતે કેન્દ્રિય સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો બેઠકમાં પક્ષના રાષ્ટ્રીય સંગઠનાત્મક સચિવ વી સતીષ કેન્દ્રિયમંત્રી પુરૂષોત્તમ રૂપાલા મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને ભાજપ પ્રદેશના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આઠ વિધાનસભા બેઠકમાં અબડાસા કરજણ ડાંગ કપરાડા મોરબી લીમડી ગઢડા અને ધારીનો સમાવેશ થાય છે

મુખ્યમંત્રીશ્રીએ વડોદરા જિલ્લાની સરકારી શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગના દેશભરમાં પ્રથમ એવા સફળ પ્રયોગનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા લોન્ચીંગ કર્યું હતું

મુખ્યમંત્રીશ્રીએ રેઇન વોટર હાર્વેસ્ટીંગના આ ઇ લોન્યીંગ સાથે ડભોઇ જ્રથ પાણી પ્રરવઠા યોજના લોકાર્પણ કર્યું હતું રેલવે ફેર ફાર પશ્ચિમ રેલવે ધ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદ થી ગોરખપુર વચ્ચે યાલનારી સ્પેશ્યલ દ્રેનના સમયમાં પહેલી જુલાઇથી ફેરફાર કરવામાં આવ્યો છે

ઉલ્લેખનીય છે કે આ ટ્રેન અમદાવાદ થી વાયા સુરત થઇને જશે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે ગોંડલ ઉપરાંત જેતપુર તાલુકામાં જામકંડોરણા લોધિકા તાલુકામાં તેમજ રાજકોટ શહેર અને કોટડા સાંગાણીમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા

અમારા છોટા ઉદેપુરના પ્રતિનિધી જણાવે છે કે જિલ્લાના બહાદલપુર ખાતે ગઇકાલે વરસાદના કારણે વિજળી પડવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે દરમ્યાન વલસાડના કપરાડા તાલુકાના દમણ ગંગા નદી પરનો અસલકાટીનો પુલ ઉંચો કરવા લોકોની માંગ કરી છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે ચોમાસામાં વરસાદના લીધપુલ ડૂબી જતાં લોકોને બીજા ગામોમાં જવા મુશ્કેલી પડે છે જેના કારણે આ રજૂઆત કરવામાં આવી છે